પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં આ જાહેરાત કરી છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટનું નામ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી મંત્રીએ ઉમેર્યું હતું કે અયોધ્યા મામલે સર્વોચ્ય અદાલતની સૂચના અનુસાર સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની ઉત્તર પ્રદેશ સરકારે સંમતિ આપી છે આજે લોકસભાની બેઠક મળ્યા પછી તરત જ શ્રી મોદીએ આ નિવેદન કર્યું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્વતંત્ર પણે નિર્ણય લઈ શકશે પ્રધાનમંત્રીએ અયોધ્યા યુકાદા પછી જનતાએ બતાવેલી પરિપકવતાની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે ભારતની જનતાએ લોકશાહી પ્રક્રિયા અને પ્રણાલીમાં નોંધપાત્ર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી બૌદ્ધ પારસી કે જૈન કોઈ પણ હોય તેઓ આ વિશાળ કુટુંબનો ભાગ છે શ્રી મોદીએ કહ્યું હતું કે કુટુંબના દરેક સભ્યનો વિકાસ થવો જ જોઈએ અને તેમની સરકાર સૌ શુખી થાય તે માટે સૌ સાથ સૌનો વિકાસ નીતીની દિશામાં આગળ વધી રહી છે

આ પ્રસંગે સંરક્ષણ મંત્રીરાજનાથસિંહ પણ હાજરી આપશે આ ડિફેન્સ એક્ષ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રનીઉચ્ય કક્ષાની ટેકનોલોજીને એક છત નીચે લાવવાનો અને સરકારી ખાનગી તેમજ નવા ઉદ્યોગો માટે નવી તકો સર્જાવાનો છે પાંચ દિવસીય આ કાર્યક્રમને દેશના હવાઈ સંરક્ષણ અનેસુરક્ષાને લગતા હિતોને આવરી લેવાશે

આ રક્ષા કવચ ગઇકાલથી અમલમાં આવી ગયું છે ભારતીય રીઝર્વ બેંકે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે રીઝર્વ બેંકની સંપુર્ણ માલિકીની પેટા કંપની ડીપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ કેડીટ ગેરેન્ટી કોર્પોરેશન ડીઆઇસીજીસી ધ્વારા પુરૂ પાડવામાં આવશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા શનિવારે તેમના અંદાજ પત્ર પ્રવચનમાં થાપણદારોની થાપણ પરનું કવય પાંચ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી આ પગલાથી લોકોનો બેંકીંગ વ્યવસ્થામાં વિશ્વાસ વધારવામાં મદદ મળશે બેંક થાપણો પરના વિમા કવચનું પ્રિમીયમ બેંકો ધ્વારા ભોગવવામાં આવશે જે અગાઉ સો રૂપિયાની થાપણ પર દસ પૈસા હતુ તે હવે વધારીને બાર પૈસા કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી બોડે સંધી પર હસ્તાક્ષરની ઉજવમીમાં ભાગ લેશે તે દિવસે ઉજવણી કરવા માટે બોડી વિસ્તારના જિલ્લા લપતમાં રજા જાહેર કરવામા આવી છે પ્રધાનમંત્રીએ આસામમાં શાંતિ અને વિકાસ માટે બોડી સંધિને એક ઐતિહાસિક અધ્યાય ગણાવી છે બોડી કરારને આવકારતા તેમણે કહ્યું કે તે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર અને એક ભારત શ્રેષ્ઠ ભારની ભાવના પ્રેરિત કરે છે આ બોડી શાંતિ સંધિ પર હસ્તાક્ષર થવા સાથે બોડી લોકોની આકાંક્ષા પૂરી કરાશે

આ વર્ષની આ છઠ્ઠી દ્વિ માસીક નાણાંનીતીનું નિવેદન આ બેઠકમાં આવતીકાલે જાહેર કરવામાં આવશે

તજજ્ઞોનું માનવું છે કે એમપીસીના સભ્યો માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે કારણ કે અર્થ વ્યવસ્થા ધીમી હોવાથી રેપો રેટમાં ઘટાડો થાય છે

ગઇકાલે તેમણે જણાવ્યું હતું કે ચીનના આ પગલાથી આ રોગચાળો ફેલાતો અટકાવવાની એક તક મળી છે રાષ્ટ્રસંઘની આરોગ્ય સંસ્થાના વડાએ જો કે કોરોના વાયરસના કેસોની માહિતીના આદાન પ્રદાનમાં કેટલાક સંમૃધ્ધ દેશો ઢિલાસ દાખવતા હોવાનો આક્ષેપ કરીને આ અંગે વધુ સંપ માટે અનુરોધ કર્યો હતો

તેમણે દેશમાં વાયરસને કારણે મુસાફરી અને વેપાર પર પ્રતિબંધ ન લાદવાની હાંકલનો પુર્નરુચ્ચાર કર્યો હતો જાપાનમાં પણ ચીનનો પ્રવાસ ખેલનારા જ્યાજના ઓછામાં ઓછા દસ મુસાફરોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની વાતને સમર્થન મળ્યુ છે

હોંગકોંગમાં આ જહાજ પર પ્રવાસ કરનારા એક મુસાફરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યા પછી સમગ્ર જ્હાજને જંતુ મુકત કરાયું છે

યુનેસ્કીમાં મહાનિદેશક બન્યા પછીની ભારતની તેમની આ પહેલી સત્તાવાર મુલાકાત છે

આજે સાંજે ઐતિહાસિક આલ્બર્ટ હોલ ખાતે યોજાનારા એક ખાસ સમારંભમાં જયપુરની જનતાને આ પ્રમાણપત્ર અર્પણ કરાશે આ પ્રસંગે યુનેસ્કીના મહાનિદેશક ઓડ્રે અઝૌલે ખાસ ઉપસ્થિત રહેશે

જયપુર શહેર ગુલાબી પત્થરો અને હિન્દુ શૈલીના સ્થાપત્ય અને ઇમારતો માટે જાણીતું છે

પ્રદેશના ઉપ રાજયપાલ ગીરીશયંદ્ર મુર્મુએ ગઇકાલે જમ્મુના કટરામાં આ મુજબ જણાવ્યું હતું તેમણે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આરોગ્ય સુવિધાઓ વિસ્તારવાની અને વધુ સુદૃઢ બનાવવાની જરૂરીયાત પર ભાર મુકથો હતો અને દૂરના વિસ્તારો તથા સરફદી વિસ્તારોના લોકોને સૌથી સાર તબીબી સુવિધા પૂરી પડવા સરકાર દ્વારા કરવામાં આવતી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો

જાહેર બાંધકામ વિભાગના કમિશનર અને સચિવ રીઝિન સંફેલે મકાન અને માર્ગોના બાંધકામમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની એન્જિનિયરોને સૂચના આપી છે